સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક દર્શક ઉલ્લેખો રજૂ કર્યા હતા વિધાનસભા ગૃહના નેતા તરીકે આ શોકદર્શક ઉલ્લેખોમાં તેમણે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ

વિધાનસભાના પૂર્વ દિવંગત સભ્યો અને મંત્રીઓ સ્વ લીલાધરભાઇ વાઘેલા પૂર્વ રાજ્યમંત્રી સ્વ ગીગાભાઇ ગોહિલ પૂર્વ નાયબ મંત્રી સ્વ જેસાભાઇ ગોરિયા પૂર્વ સંસદિય સચિવ સ્વ કુરજીભાઇ ભેંસાણિયા તથા પૂર્વ સભ્યો સ્વ

વસંતભાઇ પટેલ અને મણીલાલ ગાંધીના અવસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી તેમણે સદગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી વિધાનગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મંત્રીમંડળના સભ્યો વિપક્ષના નેતા અને ધારાસભ્યોએ પણ આ દિવંગત આત્માઓને ભાવાંજલિ આપી હતી અને તેમના સન્માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું ફોરેન્સિક સાયન્સીઝ યુનીવર્સીટી ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનીવર્સીટીને ઇન્સ્ટીટયુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો આપી નેશનલ ફોરેન્સિક સાઇન્સીઝ યુનિવર્સિટી તરીકે જાહેર કરાઇ છે

ગુજરાતની આ યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટી તરીકેનો દરજ્જો આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે આ માટેનુ બિલ ગઈકાલે લોકસભામા કેન્દ્રીય ગૃહ રાજય મંત્રી શ્રી જી કિશન રેડ્ડીએ રજૂ કર્યુ હતું અને લોકસભામા પસાર કરાયુ હતું

મંત્રીશ્રી જાડેજાએ કહ્યું કે ગુજરાત ફોરન્સીક સાયન્સ યુનીવર્સીટીની સ્થાપના એ ગુજરાતના તત્કાલિક મુખ્યમંત્રીશ્રી અને હાલના ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે જેની સ્થાપનાનો મૂળ હેતુ દેશ અને દુનિયામાં ફોરેન્સિક સાયન્સનાં તજજ્ઞોની કમીને પહોંચી વળવા માટેનો હતો સમયાંતરે ફોરેન્સિક સાયન્સનાં તજજ્ઞોની અપૂરતી સંખ્યા અને તેની ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટીસ ડીલીવરી સીસ્ટમ પરની અસરોને ધ્યાને લેતા એક અલાયદી સંસ્થા હોવી જોઈએ એ વિચાર સાથે જીએફએસયુની સ્થાપના કરવામાં આવી છે પ્રધાનમંત્રીએ આ યૂનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટીનો દરજ્જો આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે

રાજુલા અને ધારીમાં પોણાથી અડધો ઇંચ વરસાદ પડયો હતો છેલ્લા એક પખવાડીયાથી સતત વરસાદ વરસી રહયો છે ખાંભાના પીપળવા દાઢીયાળી ભાવરડી વિગેરે ગામડાઓમા વરસાદ પડથો હતો થરાદમાં પણ આખો દિવસ ગરમીના બફારાના ઉકળાટ પછી ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું જેને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી બીજી તરફ રાજુલા પંથકમા પણ ફરી મેઘરાજાની એન્ટ્રી થઇ હતી ભાવનગર વરસાદ ભાવનગર શહેર જિલ્લામાં ગઈ રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો જિલ્લામાં અડધાથી પોણા બે ઈંચ વરસાદ પડયો છે જ્યારે ભાવનગર શહેરમાં વીજળી પડી હતી શહેરના સરદારનગર વિસ્તારમાં સિંધી સ્ફૂલની પાછળના ભાગે વીજળી પડી હતી જેના કારણે વીજ મીટર બંધ થઈ જતાં આજુબાજુના વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઇ હતી જો કે કોઈ જાનહાની થઈ નથી

આજે સવારે ભાવનગર શહેરમાં વરસાદી માહોલ વિખેરાઈ ગયો છે અને તડકો નીકબ્યો છે

માંડવી તાલુકાની બાગ ગામની શાળામાં ફરજ બજાવતા શિક્ષકે મોટરકારમાં હરતી ફરતી શાળા ઊભી કરી દીધી છે તેમણે કારની અંદર એલઈડી ટીવી સ્પીકર લેપટોપ સહિતની સામગ્રી સામેલ કરી છે અને બાળકોને ભણાવવા નીકળી પડે છે ભણતર માટે પ્રથોગશીલ એવા શિક્ષક દિપકભાઈ મોતાએ તેને શિક્ષણ રથ એવું નામ આપ્યું છે